જમ્મુ કાશ્મીરના ગાંદરબલ અને ઝારખંડના ચાર જીલ્લામાં અકસ્માતે પક્ષીઓના મરણના કિસ્સા સામે આવ્યા છે મંત્રાલયે કહ્યું છે કે આવી પરિસ્થિતીમાં રાજ્યોના આરોગ્ય વિભાગ અને વન વિભાગની સાથે મળીને કામ કરવું જોઇએ મરઘા ઉછેર કેન્દ્રમાં વિશેષ સાવધાની રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે જેથી ત્યાં બર્ડફ્લનો ચેપ ના ફેલાય કેમ કે તેનાથી મરઘા પાલકોને ઘણા મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે મંત્રાલયે કહ્યું છે કે એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા રાજ્યોમાંથી મરઘા અને તેની સાથે જોડાયેલ ઉત્પાદનોને બીજા રાજ્યમાં મોકલવા પર પ્રતિબંધ મુક્યો છે મંત્રાલયે આ નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાની અપીલ કરી છે કેમ કે તેનાથી મરઘા પાલન વ્યવસાય પર વિપરીત અસર પડવાની સંભાવના છે

કોવેક્સિન એ સંપૂર્ણ રીતે દેશમાં બનેલી રસી છે

હિંદુસ્તાન એરોનોટીક્સ પાસેથી આ વિમાનો ખરીદાશે પ્રધાનમંત્રી નરેન્જ મોદીના અધ્યક્ષસ્થાને ગઇકાલે મળેલી મંત્રીમંડળની સુરક્ષા સમિતિ સીસીએસની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્રેણીબધ્ધ ટ્વીટમાં કહ્યું છે કે આ સોદો દેશના સંરક્ષણ સામગ્રી ઉત્પાદનના ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે પરિવર્તક સાબિત થશે તેજસ વિમાનો આગામી દિવસોમાં ભારતીય હવાઇ દળની કરોડરજ્જુ બની રહેશે હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડે નાસિક અને બેંગ્લૂરૂ વિભાગમાં બીજી હરોળની ઉત્પાદક સુવિધા ઉભી કરી લીધી છે શ્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે તેનાથી ભારતીય હવાઇ દળને સમયસર તેજસ વિમાનો મળી શકશે અને નવી રોજગારીની તકો પણ ઉભી થશે પાકવીમા યોજના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ વધુને વધુ ખેડૂતો લઇ શકે તે માટે યોજના વિશે જાગૃતિ ઉભી કરવાની જરૂર જણાવી છે

તેમણે કહ્યું કે અટકાવી ના શકાય તેવા કુદરતી જોખમો સામે વાવણીથી લઇ કાપણી સુધી નુકશાન સામે રક્ષણ આપતી આ યોજના સીમાચિહ્ન રૂપ છે

તેમણે સમગ્ર દેશમાં આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારો બેન્કો અને વીમાકંપનીઓને અભિનંદન આપ્યા હતા ભારત તુર્કમેનિસ્તાન ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે આજે વિદેશ મંત્રાલય કક્ષાની મંત્રણાની ચોથી બેઠક ઓનલાઇન યોજાઇ ગઇ ભારત તરફે વિદેશ સચિવ વિકાસ સ્વરૂપે નેતૃત્વ કર્યું હતુ જ્યારે તુર્કમેનિસ્તાન વતી તેના નાયબ વિદેશમંત્રી વેપા હાજીયેવે આગેવાની લીધી હતી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ મસલતો દરમિયાન રાજકીય આર્થિક વ્યાપારિક સંરક્ષણ વૈજ્ઞાનિક સંસ્કૃતિ અને રાજદ્વારી સહકાર જેવા દ્વિપક્ષી સંબંધોના અનેક પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી બંન્ને દેશોના પ્રતિનિધિઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિયારોની આપ લે કરી હતી અને રાષ્ટ્રસંઘ તથા બહુરાષ્ટ્રીય સ્તરે સહકાર વધારવા સંમત થયા હતા

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પોતાના સંદેશમાં ઉપરાજ્યપાલે જણાવ્યું કે લોહરીનો તહેવાર લોકો તથા ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહ લાવે છે તેમણે લોકોને મકરસંકાતિની શુભકામનાઓ પણ પાઠવી અને કહ્યુ કે મકરસંક્રાંતિનો તહેવાર નવી આશાઓ સાથે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે દરમિયાન તેલંગણામાં મકરસંક્રાંતિ ઉત્સવનો આજે પરંપરાગત ભોગી આયોજન સાથે પ્રારંભ થયો છે અમારા સંવાદદાતા જણાવે છે કે પાકની લણણી બાદ ત્રણ દિવસ આ ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવાય છે આસામમાં બિહુની પૂર્વ સંધ્યાએ આજે ઉડુકાની ઉજવણી કરાશે આસામના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભોગલી બિહ્ઠ તહેવારની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે તામિલનાડમાં પણ ભાગી ઉજવણી સાથે પોંગલ તહેવારની ઉજવણીનો પ્રારંભ થયો છે તો આવતીકાલે ગુજરાતમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ ઉજવાશે

દેશની સશસ્ત્ર સેનાના પ્રથમ વડા ફિલ્ડ માર્શલ કે

તે અગાઉ ભારતીય પુરૂષોની ડબલ્સની જોડી સાત્વિક સાંઇરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેદ્દીની જોડીએ પણ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો

આ શ્રધ્ધાજંલીમાં ફિલ્મ મહોત્સવ દરમિયાન સત્યજીત રે ની કેટલીક યાદગાર ફિલ્મો બતાવવામાં આવશે

આ ટુકડીમાં બાંગ્લાદેશ આર્મીના સૈનિકો બાંગ્લાદેશ નૌકાદળના સૈનિકો અને બાંગ્લાદેશ વાયુસેનાના હવાઈ યોદ્ધાઓ સામેલ છે ગઇકાલે આ ટુકડીએ ઢાકા ખાતેથી ભારતીય હવાઈ દળના ખાસ વિમાનમાં ઉડાન ભરી હતી